જયારે ભાજપે નવા નિર્ધાર સાથે ગરીબની આશા અપેક્ષા પૂરી કરી છે છત્તીસગઢના રાજગઢ ખાતે જનસભાને સંબોધતાં તેમણે વિરોધપક્ષના મહાગઠબંધનને મહામિલાવટ જેવું બિરૂદ આપ્યું હતું ખેડ્રતોની દેવામાફી માત્ર ભ્રષ્ટ વચેટિયાઓને ફાયદો કરાવવાનો કારસો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો

પ્રધાનમંત્રી આજે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના એક દિવસના પ્રવાસે હતા

પરંતુ તે સમયના સંરક્ષણમંત્રીનું કહેવું શું હતું તે તથ્યની અવગણના કરવામાં આવી છે શ્રીમતી સીતારમજ્ઞે ઉમેર્યું હતું કે આવો અહેવાલ પ્રકાશિત કરનાર અખબાર જો ખરેખર સત્ય બહાર લાવવા માંગતું હોત તો તેમણે સંરક્ષણમંત્રાલયનો સંપર્ક કરી તેમની પાસે રહેલી માહીતીની ખરાઇ કરી હોત

ટી બસ સ્ટેશન ભુજને સાંક ળતી સીટી બસ સેવાનો ગુરૂવારથી પ્રારંભ કરાયો હતો જેથી રિક્ષા ચાલકો દ્રારા વસુલાતા બેફામ ભાડાથી શહેરના નાગરિકોને રાહત મળશે એમ ભુજ નગર પાલિકા સંયાલિત સીટી બસના સંયાલકે ભુજ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનને સાંકળતો નવા રૂટનો ઉમેરો કર્યો છે જે રેલ્વેના સમય પત્રક મુજબ એક એક કલાકના અંતરાલને ધ્યાનમાં રાખીને સીટી બસ અવર જવર કરશે આ બસ રૂટનો પ્રારંભ ધારાસભ્ય નિમાબેન આયાર્ય તેમજ નગરપાલિકાના અધ્યક્ષાની હાજરીમાં કરવામાં આવ્યો હતો

ઉપરાંત હાલમાં નર્મદાનું પાણી કુકમાં સંપમાં સંગ્રહ થાય છે જેમાંથી પાઈપલાઈન મારફતે ભુજીયાની તળેટીના વિશાળ સંપમાં પાણી ઠલવાય છે તે પાણીની લાઈન કાશમશા પીરની દરગાહના રસ્તે ટુટી જતાં હાલ બે દિવસ નર્મદાનું પાણી વિતરીત નહી થાય તેથી શહીરીજનોએ પાણીનો બગાડ નહી કરવા તેમજ કરકસરયુક્ત ઉપયોગ અને સંગ્રહ કરવા અનુરોધ કરાયો છે